નિકાસલક્ષી એકમોને ઘિરાણ માટે તે માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં સાડા આઠ હજાર કરોડની સહાય આપશે આઇઆઇટીમાં આસીયાન દેશોના એક ફજાર વિદ્યાર્થીઓને પીએચડી માટે સરકારે ફેલોશીપ

પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિનું જોડાવું ભારત અને અમેરિકા વચ્ચેની વિશેષ મિત્રતાનું પ્રતીક છે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ કાર્થક્રમમાં સામેલ થવાનો ખાસ સંકેત આપીને પ્રધાનમંત્રીએ ટવીટર પર જણાવ્યું કે આ ભારત અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને ઉજાગર કરે છે અને અમેરિકન સમાજ તથા અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનાં યોગદાનને સન્માન આપે છે આ અગાઉ સવારે વ્હાઇટ હાઉસે એક અખબારી નિવેદન જાહેર કરીને ડોનાલ્ડ દ્રમ્પના આ કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી આ અમેરિકા અને ભારતનાં લોકો વચ્ચે મજબૂત સંબંધો પર ભાર મૂકવા દુનિયાનાં સૌથી જૂનાં અને સૌથી મોટા લોકતંત્ર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની ફરીથી પુષ્ટિ કરવા તથા ઊર્જા અને વેપારનાં સંબંધોને વધારે ગાઢ બનાવવાની રીતો પર યર્ચા કરવાનો મોટો પ્રસંગ હશે

શ્રી મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ વર્ષની ત્રીજી મુલાકાત થશે અગાઉ જૂનમાં જાપાનમાં જી ટૃવેન્ટી પરિષદ અને ઓગષ્ટમાં ફાન્સમાં જી સેવનની બેઠકમાં બંને મળ્યા હતા

જા કે રાષ્ટ્રફીત ધ્યાનમાં રાખવા પર ભાર મૂક્યો છે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશો એસ

નઝીરની ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ કે

વેણુગોપાલે લેવાયેલાં પગલાં રજૂ કર્યા હતાં અદાલતે આ અંગે સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા અંગે રજૂઆત થતાં અદાલતે આ બાબત વડી અદાલત સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું કાશ્મીર ટાઇમ્સના તંત્રી અનુરાધા ભસીન વતી એડવોકેટ વૃંદા ગ્રોવરે જણાવ્યું કે વાહનવ્યવહાર ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા યાલતી નથી એટલે વડી અદાલતનો સંપર્ક કરવામાં તકલીફ પડે છે અદાલતે કોંગ્રેસ અગ્રણી ગુલામનબી આઝાદને જમ્મુકાશ્મીરની મુલાકાત માટે છૂટ આપી પરંતુ કોઇ રેલી નહં યોજવા તાકીદ કરી છે શ્રી આઝાદને શ્રીનગર જમ્મુ બારામુલ્લા અને અનંતનાગની મુલાકાત લેવા મંજૂરી આપી છે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને બેબાકળા બનીને અહીં તહીં ધુમી રહ્યાનું જણાવી શ્રી ઠાકુરે કહ્યું કે પાકિસ્તાને તેનો માર્ગ બદલવાની જરૂર છે અને ત્રાસવાદીઓને અપાતો આશ્રય બંધ કરવો આભાર નિહારીકા રવિયા જાઇએ

તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસની ભાવનાસાથે કામ કરી રહી હોવાથી કોઈ ધર્મ કે સમુદાયે પોતે એકલા હોવાની લાગણીઅનુભવવાની જરૂર નથી

વીવીઆઇપી અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ખાસ ન્યાયાધીશ અરવિંદ કુમારે એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટને વધુ ત્રણ દિવસ કસ્ટડીમાં રાખવા મંજૂરી આપી હતી ચોથી સપ્ટેમ્બરે તેની ધરપકડ કવામાં આવી હતી

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્થું હતું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ કોટામાં કેટલાક વિસ્તારોની મુલાકાત લઇ વહીવટીતંત્રને રાહત સેવાઓ માટે જણાવ્યું હતું

નવી દીલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ગોથલે કહ્યું કે વ્યાજદર સાડા ત્રણ ટકા જેટલો કરાથો છે અને બેન્કોને નિકાસલક્ષી એકમોને વધુ સુવિધાઓ પૂરી પાડવા જણાવાયું છે શ્રી ગોયલે જણાવ્યું કે નિકાસકારોને ઘિરાણ સુવિધા વધારવા નિકાસલક્ષી ઘિરાણ વિકાસ યોજના શરૂ કરી છે

તેમાં નિકાસ માટે જ્રાજમાં મોકલતા પહેલાં અને માલ ઉતાર્યા બાદની પણ સુરક્ષા છે દસ કરોડ રૂપિયા સુધીનું વીમા કવચ હોય તેની યકાસણી કરાતી નથી શ્રી ગોયલે આશા દર્શાવી કે આજે જાહેર કરેલાં પગલાંથી એક દ્રીલીયન ડોલરનો લક્ષ્યાંક સિદ્ધ થવામાં મદદ થશે

નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયશંકર અને માનવસંપત્તિ વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે તેનો આરંભ કર્યો શ્રી જયશંકરે જણાવ્યું કે આસીયાન દેશો સાથે ભારતની મૂલ્ય આધારીત ભાગદારી છે આ પીએચડી કાર્યક્રમ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ભારતીય વિદ્યાર્થીઓની જેમમ જ અભ્યાસ અને વ્યક્તિગત ખર્ચ પાંચ વર્ષ સુધી અપાશે આઇઆઇટી દિલ્હી દ્વારા પ્રવેશની કાર્યવાહી થશે

સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડાથરેકટર ડોકટર રાજીવકુમાર ગુપ્તા દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી છ થી સાત કવુસેક પાણીની આવકના કારણે નિયાણવાળા વિસ્તારોમાં પૂરની પરિહ્યથિત અને પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે

ગુજરાત સરકારે નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન કર્યું છે મુખ્ય કાર્યક્રમ કેવડીયા ખાતે બંધ સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક વિવિધ પ્રોજેક્ટની મુલાકાત ઉપરાંત તેઓ નર્મદાનું પુજન પણ કરશે

તેમના કુટુંબીજનોએ પોલીસને જણાવ્યા મુજબ તેમણે આપઘાત કર્યો છે અને આ અંગે કેસ નોંધી પોસ્ટમોર્ટમમ કરવામાં આવ્યું છે